દેશના દરેક ગામડામાં જૈવ ઇંધણના લાભો પહોંચાડાશે

તેમણે જજ્ઞાવ્યું કે જૈવ ઇંધણનો ઉપયોગ ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી ફેરફારો લાવી શકે છે શ્રી મોદીએ કહ્યું હતું કે સરકાર સજીવ કચરાને સજીવ ઇંધણમાં રૂપાંતરિત કરવા માટે વિશાળ રોકાણ કરી રહી છે તેમણે કહ્યું કે જૈવ ઇંધણ આર્થિક વિકાસ અને પર્યાવરણ વચ્ચે સેતુ સમાન છે

તેમણે કહ્યું કે સરકાર સી એન જી ની માંગણી ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ તે ગામોમાં સી એન જી વાહનોને પ્રોત્સાહન આપશે અને કેન્દ્ર સરકાર ક્રષિ કચરામાંથી બાયો સી એન જી બનાવવા માટે કામ કરી રહી છે

એમ સી

સ્વનામાંકન પણ સ્વીકારવામાં આવશે

સિંઘના અધ્યક્ષ સ્થાને જિલ્લાવાર ફાળવાયેલા લક્ષ્યાંક સામે કામગીરી પ્રગતિની સમીક્ષા કરતી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી

જેના સંદર્ભે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે હકારાત્મક વલણ અપનાવીને વિભાગને આ જ્ઞાતિના લોકોને સમયસર જતી પ્રમાણપત્ર મળે તે દિઅશમ કાર્યવાહી કરવા તાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીને આગળ કાર્યવાહી કરવા સુવ્હાના અપાઈ હતી

એક્ષ્તર્નલ પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાથીઓએ એકેડેમિક બ્રાંચ યુનીવર્સીટીમાં સંપર્ક કરવાનું રહેશે

જે અંતર્ગત ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક પદાધિકારીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે